નાયબ પોલીસ કમિશ્નર જોય તીરકેએ જણાવ્યુ કે તેમને નોટીસ પાઠવીને ખુલાસો માંગવામાં આવશે તેમણે કહ્યુ કે હિંસામાં યોક્કસ વિધાર્થીઓને લક્ષ્ય બનાવ્યા છે આ કેસમાં તપાસ યાલી રહી છે અને ત્રણ કેસ નોંધાયા છે દિલ્હી પોલીસના પ્રવક્તા એમ

રંધાવાએ કહ્યુ કે હિંસક બનાવોની તપાસ ગુનાશોધક શાળાને સોંપવામાં આવી છે આ કેસમાં ઘણી બધી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યુ છે કે દિલ્હી પોલીસની તપાસ થઈ સ્પષ્ટ થયુ છે કે જવાહરલાલ નહેરૂ યુ નિવર્સિટીમાં હિંસામાં ડાબેરી વિધાર્થી સંગઠનો સંડોવાયેલા છે નવી દિલ્ફીમાં પત્રકારો સાથેથી વાયચીતમાં જાવડેકરે જણાવ્યુ કે વિરોધપક્ષો આ કેસનો રાજકીય ઉપયોગ કરી રહ્યા છે આંદોલન કરતા વિધાર્થીઓને યુ નિવર્સિટીમાં પાછા ફરી અને વર્ગોમાં હાજરી આપવા તેમણે અનુ રોધ કર્યો હતો વિધાર્થીઓ હિંસાથી દરુ રહી શિક્ષણમાં ધ્યાન આપે તેની પર તેમણે ભાર મુક્યો હતો દરમિયાન વરિષ્ઠ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રરી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યુ છે કે જવાહરલાલ નહેરૂ યુ નિવર્સિટીમાં ડાબેરીઓના ષડયંત્ર જાહેર થઈ ગયા છે વિરલ રાણા વિધાનસભા સત્ર ગુજરાત વિધાનસભાનું એક દિવસનું સત્ર ગઈકાલે યોજાતા બે મહત્વના વૈધાનિક પ્રસ્તાવ પસાર થયા હતા ધારાગ્રહની બેઠકમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિમાં અનામતનો સમયગાળો વધુ દસ વર્ષ માટે લંબાવવામાં માટેનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર થયો હતો જયારે નાગરિકતા સુ ધારા કાયદાનું સમર્થન આપતો પ્રસ્તાવ બહુમતિથી પસાર થયો હતો અમારા પ્રતિનિધી જણાવે છે કે એસ

ટી અનામતને દસ વર્ષ માટે લંબાવવા માટેનો પણ પ્રસ્તાવ ગૃહ સમક્ષ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રજુ કર્યો હતો નાગરિકતા કાયદો સુ ધારા અંગેનું વિધેયક પ્રસ્તાવ ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્રારા રજુ કરાયો હતો વિધાનસભા ગૃહ બહાર પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે બાંગ્લાદેશપાકિસ્તાનઅફઘાનિસ્તાનથી આવેલા અલ્પસંખ્યકો ને ભારતમાં નાગરિકત્વ આપવાની વાત આ કાયદામાં છે અને તેની કોઈ જોગવાઈથી ભારતને નુકશાન થવાની શક્યતા નથી

વિરલ રાણા રાજય પાણી પુરવઠામંત્રી પાણી પ્રશ્નો કચ્છ જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈના પાણીના પ્રશ્નો અંગે રાજયના પાણી પુ રવઠા મંત્રી કું વરજીભાઈ બાવડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં કચ્છ જિલ્લાના અંજાર માંડવીગાંધીધામ અને ભુજમાં ધારસભ્યોએ તેમના મત વિસ્તારના પાણીના પ્રશ્નો અંગે રજુઆતો કરી હતી